મોટાભાગની નદીઓમાં જળ સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે કેરળની પુરની પરિસ્થિતિની માહિતી મેળવી હતી અને આ સમયે સમગ્ર દેશ કેરળની સાથે હોવાની ખાતરી આપી હતી કેન્દ્રીય અન્ને પ્રક્રિયા વિભાગે બધા જ અન્ન પ્રક્રિયા ઉદ્યોગોને કેરળના પુરથી અસરગ્રસ્ત લોકો માટે પ્રક્રિયાક્રત ચીજોના ઉત્પાદનો ઉદાર હાથે આપવાની અપીલ કરી છે ભારતીય રેલવે કેરળના પુરગ્રસ્ત વિસ્તારોમાં વિનામુલ્યે રાહત સામગ્રીનું રેલ્વે માર્ગ વહન કરી રહ્યું છે બિન સરકારી સંસ્થાઓ જોહર ક્ષેત્રનાએકમો દેશભરની રાજ્ય સરકારો રાહત સામગ્રી મોકલવા વિનામુલ્યે બુકીંગ કરાવી શકે છે રાહત સામગ્રી મોકલવા માટે સીનીય ડીવીઝનલ કોમર્શીયલ મેનેજરની કચેરીનો સંપર્ક કરી શકે છે

પ્રધાનમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા તમામ તેયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

શ્રી મોદીએ નાગરીકોને વિવિધ વિષયો ઉપર તેમના વિચારો અને સુચનો નરેન્દ્ર મોદી એપ અને માય જીઓવી મુકત મંચ ઉપર મોકલી આપવા જણાવ્યું છે

નાગરીકો તરફથી મળનાર સંદેશાઓ પૈકી પસંદ કરેલા સંદેશાઓ મન કી બાતના સંબોધનમાં વણી લેવાશે

સાર્વત્રિક થયેલો વરસાદ આ બધા જ ઊભા પાકો માટે અમૃત સમાન નિવડચો છે

પાકિસ્તાની માછીમારોને તેમની બોટ અલ એશા સાથે ઓખા બંદરે લાવવામાં આવી છે આ બધા જ પાકિસ્તાનીઓની પૂછપરછ માટે તટરક્ષક દળના જવાનોએ તેમને ઓખા મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે ગુપ્તચર વિભાગે પાકિસ્તાની બોટની ભારતીય જળવિસ્તારમાં હાજરીની જાણ તટરક્ષક દળના જવાનોને કરી હતી તાજેતરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હોવાથી ભારતીય તટરક્ષક દળે સલામતી વ્યવસ્થાના ભાગરૂપે પેટ્રોલિંગ પણ સઘન બનાવ્યું છે